વિવિધ ટ્રેડ એસોસિએશન અને કોર્પોરેટ સંસ્થાઓ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવતી છ મહિનાની લોન મોરટોરિયમ અવધિમાં વધારો કરવાની અરજીઓને નકારી કાઢી હતી જસ્ટિસ અશોકભૂષણના અધ્યક્ષપદે વાળી ખંડપીઠે કહ્યું કે કેન્દ્રના નાણાકીય નીતિના નિર્ણયની ન્યાયિક સમીક્ષા ના કરી શકાય

ન્યાયમૂર્તિ શ્રી શાહે નિરીક્ષણ કર્યું કે કોવિડ રોગયાળાએ તમામ ક્ષેત્રોને અસર કરી છે અને સરકાર દ્વારા સ્થળાંતર કરનારાઓને પરિવહન પ્રદાન કરવા જેવા પગલાં ભરવા પડ્યા છે રોગયાળા દરમિયાન પણ સરકારને કોઈ ટેકો નહોતો અને જીએસટી નુકસાન પણ થયું હૃતું કોર્ટે રાહતને સ્વતંત્ર રીતે ધ્યાનમાં લીધી છે વ્યાજ સંપૂર્ણપણે માફ કરવી શક્ય નથી કારણ કે બેન્કીને ખાતાધારકો અને પેન્શનરોને વ્યાજ યૂકવવું પડે છે

નાણામંત્રી નિર્મળા સીતારમણે કેન્દ્ર સરકારની નાણાકીય દરખાસ્તોને અસરકારક બનાવવા માટે આજે બિલને રજુ કર્યું કોંગ્રેસના ડોક્ટર અમર સિંહે ચર્યાની શરૂઆત કરતાં કહ્યું કે નાણાકીય બિલ એવા સમયે રજૂ કરવામાં આવ્યું છે જ્યારે કોવિડ રોગયાળાને કારણે દેશ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે સરકાર અર્થતંત્રના નબળા પ્રદર્શન માટે રોગચાળાને દોષી બનાવવાનો પ્રયાસ કરી રહી છે ભાજપના રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગરીબ લોકો ખેડુતો કામદારો અને સૈનિકોના કલ્યાણ માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે દેશ દરેક ક્ષેત્રમાં સ્વનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે

બજેટ સરકારને એકત્રિત ભંડોળમાંથી ખર્ચ કરવાનો અધિકાર આપતા વિનિયોગ વિધેયકને આજે રાજ્યસભામાં રજુ કરાયા છે ગયા ગુરુવારે લોકસભાએ તેને મંજૂરી આપી હતી

ઉપલા ગૃહે ચાલુ નાણાકીય વર્ષમાં સેવાઓ માટે પુરક યૂકવણી અને વધુ રકમની ફાળવણી માટે પુરક ખર્ચ બિલ પણ ચર્ચામાં લીધું છે આ ઉપરાંત રાજ્યસભાએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને પુડુચ્ચેરીના બજેટ અંગે પણ ચર્ચા કરી છે

દરમિયાન આજે જાહેરનામું બહાર પડતાં જ પાંચમા તબક્કા માટેની યુંટણી પ્રક્રિયા શરૂ થઈ છે

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીજી એપ્રિલ છે

આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તેમજ કેરળ તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં એક માત્ર તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે

આ બંને રાજ્યોમાં બીજા તબક્કાનું મતદાન પહેલી એપ્રિલે થવાનું છે

તે જ દિવસે કેરળ તમિળનાડુ અને પુડુચ્ચેરીમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે

આ ઉપરાંત લોકસભાની કન્યાકુમારી બેઠક અને મલ્લાપુરમ બેઠક માટે એક સાથે પેટાયુંટણી યોજાશે

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સહિતના અનેક નેતાઓની ઉપસ્થિતિમાં ગુવાહાટીમાં સંકલ્પ પત્ર બહાર પાડતાં શ્રી નઙાએ કહ્યું કે ભાજપ જીવન આજીવિકા અને સંપત્તિને થતા તમામ નુકસાનને દ્વર કરવા મિશન બ્રહ્મપુત્રા શરૂ કરશે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહીત ઠેર ઠેર સદગત શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે આજે તેમના શહીદ દિવસ પર નિર્ભીક સ્વાતંત્ર્ય સેનાનીઓ વીર ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે માતૃભૂમિ પ્રત્યેના તેમના અવિનાશી હિંમત અને પ્રેમથી ઘણા લોકોને આઝાદીની ચળવળમાં જોડાવા પ્રેરણા મળી હતી